ત્યારબાદ મતદાન પક્રિયા હાથ ધરાશે વિરલ રાણા ગહમંત્રી ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે દેશના જુદાજુદા વિસ્તારોમાં ટોળા દ્વારા થતી હિંસાના બનાવોમાં સંડોવાયેલાઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવાની રાજયનો સૂચના અપાઇ છે લોકસભામાં કોંગ્રેસના સભ્ય વેણુગોપાલે ઉપસ્થિત કરેલા મુદ્દાનો જવાબ આપતાં તેમકો કહ્યું કે સ્પેશીયલ મીડીયામાં જુદા સમાચારોથી આવા બનાવો બનવા પામ્યા છે તેમણે કહ્યું કે દરેક રાજયો અને સોશીયલ મીડીયા સેવાના પ્રોવાઇડરોને આ અંગે સૂચનાઓ આપવામાં આવેલી છે ગૃહમંત્રીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજયોની છે અને જયારે જ્યારે આવા બનાવો બન્યા છે ત્યારે સંબંધકર્તા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવા જણાવેલું છે સભાગૃહમાં આ મુદ્દે પરત્વે સભ્યોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી શૂન્યકાળ દરમિયાન આ પ્રશ્ન ઉભો કરીને સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સ્પેશીયલ મીડીયાનો દુરૂપયોગ થઇ રહ્યો છે

વૈંકેયા નાયડુએ જણાવ્યું કે તેઓ સંબંધકર્તાઓને આ અંગે વાટાઘાટો કરવા સૂચવશે

સર્વોચ્ચ અદાલત ના નિર્દેશથી એસઆઇટીના વડા બનાવાયેલા નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ બી શાહે અમદાવાદમાં પીટીઆઇને જણાવ્યું કે જપ્ત કરાયેલું રોકડ નાણું એક કરોડ રૂપિયાની મર્યાદાથી વ્ધુ હોય તે સરકારની તિજોરીમાં જમા થવું જોઇએ તેવી ભલામણ કરવામાં આવી છે

બેન્કિંગ વ્યવસ્થા મજબૂત બનાવવા અને કરવેરા સુધારાઓથી મૂડીરોકાજ્ઞ વધારવાના પ્રયત્નોથી આ વ્રદ્ધિ જોવા મળશે અહેવાલમાં જજ્ઞાવ્યા મુજબ અમેરિકા અને તેના વેપાર ભાગીદાર દેશો વચ્ચેના તનાવ છતાં દક્ષિણ એશિયામાં ઝડપી વિકસતું અર્થતંત્ર યથાવત રહેશે

સદગતના કામથી લખાયેલા જાણીતા ગીતોમાં કારવાં ગુઝર ગયા

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નર્મદાની બંધ કેનાલો સિંચાઇ માટે શરૂ કરાઇ છે કડાણાથી પાણી છોડી સુજલામ સુફલામ તળાવ ભરવામાં આવશે

તેમજ જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું કે સર્વે થયા પછી કેશડોલ્સ ચૂકવવામાં આવશે વિરલ રાણા કચ્છ વરસાદ ઃ કચ્છમાં બુધવારે દિવસભર સરેરાશ અડધાથી ચાર ઈંચ જેટલું પાણી પડયા બાદ ગઈકાલે ગરૂ વાર દિવસભર વાદળછાયું વાતાવરણ રહયું રહયું હતું

ઉપરાતઈ અન્ય કેટલાક ડેમમાં નવા પાણીની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે